આજે સોશ્યલ મીડિયા પર રાજ્યના નાગરિકોને સંબોધતાં તેમણે સૌર ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિની વાત કરી

આ માર્ગ પર આવતા તમામ સર્કલ પર ફ્લાયઓવર બની રહ્યા છે અને રોડ પર આવતા અન્ય ફ્લાયઓવરના કામો આગામી ત્રણ માસમાં પૂર્ણ કરાશે

અમારા જામનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપવા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે મુખ્યમંત્રીશ્રી રૂપાણી આવતીકાલે જામનગરના સુભાષબ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીના સૌથી લાંબા ઓવરબ્રિજનું ખાતમુફર્ત કરશે ઉપરાંત મહાપ્રભુજીની બેઠક પાસે અક્ષયપાત્ર યોજનાનુ લોકાર્પણ કરવામાં આવશે તેમજ પાણી પુરવઠા અને જામનગર મહાનગરપાલિકાના કેટલાક કામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે અમિત શાહ્ કેન્રિતાય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ઉત્તરાથણ નિમિત્ત અમદાવાદ આવેલા શ્રી શાહે સરખેજ થલતેજ ઘાટલોડિયામાં વિવિધ ધાબાઓ પર જઇ કોરોનાની માર્ગદર્શિકાનું યુસ્ત પાલન કરવા સાથે પતંગ ઉડાવવાની મજા પણ માણી હતી આ અગાઉ કેન્રિગૃથ ગૃહમંત્રીએ પરિવાર સાથે અમદાવાદમાં સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરમાં ગૌપૂજન કર્યું હતું અને ભગવાન જગન્નાથની આરતી પણ ઉતારી હતી જામનગર બર્ડ ફલૂ જામનગરના જિલ્લા કલેક્ટરશ્રી રવિશંકરે બર્ડ ફ્લુ અંગે જામનગર જિલ્લાની સ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે જિલ્લા કક્ષાએ તકેદારીના તમામ પગલા લેવામાં આવેલા છે

સાથે જ કલેકટરશ્રીએ લોકોને અપીલ પણ કરી હતી કે જો કોઈ વ્યક્તિને કોઈ પક્ષીના અકુદરતી મૃત્યુ વિશે જાણ થાય અને તેમને બર્ડફ્લૂની શંકા જણાય તો તત્કાલ તંત્રનો સંપર્ક કરે

રાજ્યના મોટા શહેરો અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર અને રાજકોટમાં શહેરીજનોએ પતંગ ઉડાડવાની સાથે ઉંઘિયું જલેબી અને લીલવા કચોરી તલપાપડી બોર શેરડી વગેરેની મીજબાની કરી તો અનેક લોકોએ ગાયોને નિરણ બાફેલા ટોઠા ગોળ વગેરે ખવડાવીને અને શેરીના શ્વાનોને રોટલા અને લાડુ ખવડાવીને મકરસંકાંતિને પૂસ્થનું પર્વ બનાવ્યું હતું કેટલાંક સ્થળે પવિત્ર નદીઓના સંગમ સ્થાને સ્નાન કરીને શ્રધ્ધાળુઓએ સૂર્યને અરધ્ય અર્પણ કર્યું હતું જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ આ વખતે ઉત્તરાયણ કેવીરીતે ઉજવી તે જણાવ્યું

મકરસંક્રાંતિના દિને માનવ જીવનને ઉર્જા પ્રદાન કરી પોતે તપીને સૃષ્ટિ સજીવન કરતા સૂર્ય નારાયણ દેવનું પુજન કરે છે જે નિમિત્ત તાપી જીલ્લાના વ્યારા સોનગઢ વાલોડ ડોલવણઉચ્છલ સહિત તમામ તાલુકા મંડળીમાં સૂર્ય નમસ્કારનું આયોજન કર્યું હતું એ જ રીતે વ્યારા સયાજી મેદાનમાં વ્યારા નગરનો સૂર્ય નમસ્કાર મહાયજ્ઞ યોજાયો હતો જેમાં વિભાગ પ્રચારક વિજય પરમાર ઉપસ્થિત રહી સૂર્ય આરાધના પ્રદૃતિ સંગઠન સહિત અનેક વિષયો પર માર્ગદર્શન આપયું હતું

આજે પણ જીલ્લામાં કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે

નર્મદા અને પાટણ જીલ્લામાં કોરોનાના ત્રણ ત્રણ કેસ નોંધાયા છે

અમારા અમરેલી જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે અઝિશામક દળના અનેક જવાનો સહિત વન કર્મચારીઓની ટીમ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે મિતીયાળા અભયારણ્યમાં સિંહો તેમજ ઘણા વન્ય પ્રાણીઓનું રહેઠાણ છે